ટ્રવીટ કરતાં મોદીએ જણાવ્યું છે કે આ ખુબ જરૂરી હતું અને તે આવકારદાયક છે તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ ભારતીય સ્થાપત્યોની મુલાકાત લેવી જોઇએ અને તેની સ્મૃતિઓને વાગોળવી જોઇએ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયથી વધુ સુંદર ઐતિહાસિક સ્થળોની લોકો તસ્વીરો જોશે અને તેની મુલાકાતલેવા પ્રવાસનું આયોજન કરશે

મુખ્ય ન્યાયાધીશ શ્રી દીપક મિશ્રા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઇત્રાની અરજી સંદર્ભમાં કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી આ અંગે એટર્નીજનરલને મદદરૂપ થવા જણાવ્યું છે

જે દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે પ્રધાનમંત્રી શ્રી ના કાર્યક્રમને અનુલક્ષીને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે રાજ્ય સરકારના ચાર મંત્રીશ્રીઓ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ચાર મંત્રીશ્રીઓમાં રાજયના વન આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર રાજયના આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર અનેરાજય આરોગ્યમંત્રી કિશોર કાનાણીનો સમાવેશ થાય છે

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રામાં ભારે વરસાદના કારણે શ્રી ગાંધીનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે અને આગમી દિવસોમાં વરસાદની સ્થિથિ જોયા બાદ ગુજરાત મુલાકાત નકકી કરવામાં આવશે

જે નવ દિવસ સુધી ચાલે છે શ્રીકૃષ્ણ શ્રી બળદેવજી અને બેન શુભદ્વાની ક્રાષ્ઠની મુર્તિઓને શજ્જગારેલા કરથમાં બેસાડી નગર પરિક્રમા માટે લઈ જવાય છે અને હજારોની સંખ્યાામાં વેદી ભકતો સ્વયંભુ રીતે ભકિતભાવ અને ઉત્સાહ સાથે આ રથયાત્રામાં જોડાય છે

તે પહેલા આજે વહેલી સવારે વૈદિક મંત્રોચ્યાર વિશિષ્ટ પુજન વિધિ અને મંગળા આરતી યોજાઈ તેમ પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પાહીન્દ વિધી કરશે અને ત્યારબાદ રથનું પ્રસ્થાપન થશે

રથયાત્રા સીસીટીવી કેમેરા દ્રારા ચાપતી નજર રખાશે

આ વર્ષે કલા મહાકુંભ ચાર વય જૂથમાં યોજાશે

જયારે જિલ્લા કક્ષાએ ગાયન શાસ્ત્રીય કંઠ્વસંગીત નૃત્યમાં કથ્થક ઓડીસી મણિપુરી કુચીપુડી સિતાર સ્કૂલ બેન્ડ અને સારંગી સ્પર્ધા યોજાશે